કેન્દ્રીય મંત્રી મંડળે ખેડુતો અને નાના વેપારીઓ માટે પેન્શન યોજના મંજુર કરી છે

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના વિસ્તરણને મંજુરી અપાઈ છે

અગાઉ આ યોજના અંતર્ગત બે લાખ હેકટર સુધી જમીન ધરાવતાં ખેડુતોનો સમાવેશ થતો હતો અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ ખેડુતોને ફાયદો થયો છે

અન્ય મોટા નિર્ણયમાં કેન્દ્રીય મંત્રી મંડળે પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજનાને મંજુરી આપી છે આ યોજના તમામ નાના અને સીમાંત ખેડુતો માટે છે

કૃષિ મંત્રી નરેન્દ્રસીંહ તોમરે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પેન્શન ફંડમાં સમાન રકમનો ફાળો આપશે તેમણે જણાવ્યું કે પહેલા ત્રણ વર્ષ દરમ્યાન પાંચ કરોડ ખેડુતોને સામેલ કરવાનો લક્ષ્યાંક રખાયો છે કેન્દ્રીય મંત્રી મંડળે નાના વેપારીઓ માટે પેન્શન યોજનાને મંજુરી આપી

કેન્દ્રીય મંત્રી મંડળે પશુપાલક ખેડુતોને સહાય કરવા માટે ફુટ એન્ડ માઉથ ડીસીઝ અર્થાત પગ અને મુખના રોગોને નિયંત્રણમાં લેવા નવી પહેલને મંજુરી આપી છે આ પગલાથી પશુ સંવર્ધન ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડુતોને લાભ થશે આ રોગો પશુધન જેમ કે ગાય બળદ ભેંસ ઘેંટા બકરી ભુંડ વગેરે વચ્ચે અત્યંત સામાન્ય છે

મંત્રી મંડળની બેઠક બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને જણાવ્યું હતું કે આ મહત્વપુર્ણ નિર્ણયોના કારણે દેશના મહેનતું ખેડુતો અને વેપારીઓને લાભ થશે

આ સાંસદો સંસદના આગામી સત્ર માટે પક્ષની રણનીતી નકકી કરશે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મતદારો અને કોંગ્રેસ કાર્યકોરનો આભાર માન્યો હતો તેમણે જણાવ્યું કે કોંગ્રેસના દરેક સભ્યે યાદ રાખવું જોઈએ કે તેઓ બંધારણનીરક્ષા માટે સંઘર્ષ કરી રહયાં છે ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની રપમી તારીખ બાદ કોંગ્રેસ કાર્ય સમિતિની આ પહેલી સત્તાવાર બેઠક છે

કોંગ્રેસ કાર્ય સમિતિએ રાજીનામુ આપવાની તેમના પ્રસ્તાવને પહેલાથી જ નકારી કાઢી છે અને પક્ષમાં તમામ સ્તરે માળખાગત પરીવર્તન લાવવા માટે શ્રી રાહુલ ગાંધીને અધિકૃત કરવા સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો છે

ગ્રામિણ વિસ્તારની પ

વ્હાઈટ હાઉસના નિવેદન મુજબ ભારત સાથેનો વેપાર પ્રોત્સાહન કાર્યક્રમ પાંચમી જુનથી સમાપ્ત થશે જીએસપી કાર્યક્રમ અમેરિકા દ્વારા વર્ષોથી ચાલી રહેલો વેપાર પ્રોત્સાહન કાર્યક્રમ છે જેમાં લાભાર્થી દેશો નિકાસ શુલ્ક ભર્યા વગર અમેરિકાને વસ્તુની નિકાસ કરી શકે છે દરમ્યાન ભારતે જણાવ્યું હતું કે અમેરિકાના આ નિર્ણયથી ભારતથી અમેરિકાને થતી નિકાસ પર કોઈ ખાસ અસર પડશે નહી

ભારતે જણાવ્યું હતું કે તે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને લગતા તમામ મુદાઓને ધ્યાનમાં લઈ એક નવુ વ્યાપક અને વાજબી વેપાર યોજના બનાવવા માટે કામ કરી રહયું છે ભારતે ઉમેર્યુ હતું કે તે જાહેર આરોગ્ય સેવાને લગતા હિતો પર તડજોડ કરશે નહી

આ ઉપરાંત અન્ય ટોચના ખેલાડીઓના યુક્રેનના એલેના સ્વટોલીનાનો પણ પરાજય થયો છે

ટોચના ખેલાડી રાફેલ નડા રોજર ફેડરર તેમજ કી નીશીકોરી અને સ્લોન સ્ટીફન્સે પ્રી કવાર્ટર ફાઈનલમાં પ્રવશ્યા છે

જયારે ભારતના લિએન્ડર પેસ અને બેનોઈટ પેર બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા છે

વિદેશી બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે ચારેય દેશોના વરિષ્ઠ અધિકારીઓ થાઈલેન્ડમાં બેંકોક ખાતે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા ભેગા થયા હતા આ દેશોએ ભારત પેસેફીક ક્ષેત્રમાં આશિયાન કેન્દ્રિત અને આશિયાન નેતૃત્વ હેઠળ મજબુત સમર્થન માટે પ્રતિબધ્ધતા દર્શાવી છે

તેઓ ગેરકાયદેસર જાહેર કરાયેલા જેશ એ મહંમદ આતંકી સંગઠન માટે ભંડોળ ભેગા કરવાના આરોપમાં દોષી પામ્યા હતા

પાકિસ્તાનના આતંકવાદ વિરોધી વિભાગના એક નિવેદનના જણાવ્યા મુજબ આ ત્રણ આતંકવાદીઓનો સજાનો કાર્યકાળ શરૂ થઈ ગયો છે